પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

ગઇકાલે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ ચૂંટણી કમિશનર ઉમેશસિંહાએ જણાવ્યું હતું કે કેટલાક નાના બનાવોને બાદ કરતાં એકંદરે મતદાન શાંતિપૂર્ણ રીતે પૂરૂં થયું હતું આ તબક્કામાં મહિલાઓ તથા વરિષ્ઠ નાગરીકો મતદાન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા

અગાઉના ત્રણ તબક્કાની સરખામણીએ ગઇકાલના ચોથા તબક્કામાં ઇ વી

બદલવાની જરૂર ઉભી થઇ તેવા બનાવો ઓછા થયા હતા

નાયબ ચૂંટણી કમિશનર ભુષણકુમારે ગઇકાલે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું પત્રકારોએ ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ કોંગ્રેસના વડા રાહુલ ગાંધી સામે ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના ભંગ બદલ થયેલી ફરિયાદોમાં થયેલી કાર્યવાહી અંગે પ્રશ્ન પૂછતા શ્રી ભૂષણકુમારે આજની બેઠકની વિગતો આપી હતી તેમણે કહ્યું કે આજની બેઠકમાં કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે પણ વિચારણા કરાશે આ બેઠકમાં કાશ્મીરનાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભાજપે મહેબુબા મુફતીની પી

પક્ષને આપેલો ટેકો પાછો ખેંચી લેતા ભાજપ પી

મોરચા સરકારનું પતન થયું હતું ત્યારપછી કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે

નર્મદાનું પાણી જેમના માટે અત્યંત જરૂરી છે

શ્રી પટેલે ઉમેર્યું હતું કે પીવાના પાણી વિશેની ફરિયાદ નાગરિકો પાસેથી પ્રાપ્ત કરવા માટે ટોલ ફી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે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

દ્વારા સંયુક્ત રીતે અમદાવાદમાં આ એવોર્ડ અપાશે ગઇકાલે અમદાવાદમાં એક પત્રકાર પરિષદમાં આ અંગે વ્ધુ માહિતી આપતાં ફાઉન્ડેશનના ડોક્ટર શૈલેષ ઠાકરે જણાવ્યું હતું કે ઉદ્યોગ કલા સાહિત્ય તબીબી ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રે પ્રદાન કરનાર ગુજરાતીઓનું સન્માન કરાશે